પ્રાદેશિક સમાયાર હીના મોદી વાંચે છે

રાજ્યમાં રેલવે ફાટક નાબૂદી માટે અંડરબ્રિજ અને ઓવરબ્રિજના પ્રોજેક્ટ મંજૂર કરાયા છે

જેના ભાગરૂપે આ બજેટમાં નવી યોજના દિનકર યોજના જાહેર કરવામાં આવી છે

આ અંગે પોલીસ મહાનિયામક અધિક મહાનિયામક અમદાવાદ રેન્જ આઇ જી અને ખેડા તથા અમદાવાદના જિલ્લા પોલીસ વડાને મોકલી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રાજય અનામત પોલીસની પાંચ કંપની અને રેપીડ એકશન ફોર્સની બે કંપનીઓ ગોઠવવામાં આવી હતી હાલ પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે

ના અમદાવાદ શાખાના નવા વરાયેલા અધ્યક્ષ સીએ ફેનિલ શાહે સીએના વ્યવસાયને નવી ઉંચાઇએ લઇ જવાની જાહેરાત કરી છે

આઇની અમદાવાદ શાખાના નવા હોદેદારોને શપથવિધિ યોજાયો હતો

જુનાગઢ ખાતે વન વિભાગ જુનાગઢ દ્વારા વિશ્વ વન્યપ્રાણી દિવસની ઉજવણી કરવામાં આવી હતી મુખ્ય વન સંરક્ષક એ કે શ્રીવાસ્તવના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓએ વન્ય સૃષ્ટિ તેમજ વનસંપદા કેવી રીતે બયાવવી જોઈએ તેનું માર્ગદર્શન આપ્યું હતું

આ અંગે જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારી અવની બેન દવેએ વધુ માહિતી આપી હતી

અમારા સંવાદદાતા યોગેશ પંડ્યા જણાવે છે કે સૌરાષ્ટ્રનો રણજી ટ્રોફી ફાઇનલમાં પ્રવેશ લગભગ નિશ્ચિત બન્યો છે જયારે ગુજરાતને વિજય માટે કોઈ મોટા ચમત્કારની જરૂર પડશે આવતીકાલે વિજયી થનારી ટીમનો મુકાબલો અન્ય સેમી ફાઇનલમાં કર્ણાટકને હરાવનાર બંગાળ સામે થશે